પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

ખેંચવાના દિવસે સ્પષ્ટ થયું હવે એકવીસમી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અમદાવાદમાં ત્રણ અને રાજકોટમાં બે બેઠક બિનહરીફ જીતી ભાજપે મહાનગરપાલિકા યૂંટણીમાં સરસાઈ મેળવી દીક્ષાંત કૃષિ સ્નાતકોને આજીવન વિદ્યાર્થી બની રહેવાની શીખ રાજયપાલ આચાર્ય દેવવ્રતે

ઉમેદવારી પછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો હવે એકવીસમી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે અમદાવાદના નારણપુરા વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપ ઉમેદવાર બિનહરીફ યૂંટાઈ આવ્યા છે ગઇકાલે નારણપુરા બેઠક પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું અગાઊ ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા

અહી એન

જેમાં જવાબદારી સોંપેલાં નિરીક્ષકો આજે ઉમેદવારોની યાદી બોર્ડ સમક્ષ રજૂ કરશે

જ્યારે જોટલાં તાલુકા પંચાયતની સંથલ સીટ માટે કોંગ્રેસનાં બે જ્યારે કડી તાલુકા પંચાયતની આલેદસણ સીટ માટે કોંગ્રેસનાં એક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે

કોરોના પ્રતિરોધક અગમચેતીનું પાલન દરેક મતદાનમથક પર કરવાની પણ તેમણે કડક સૂચના આપી હતી

પાટણ પોરબંદર જિલ્લાઓમાં આજે કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સતત ત્રણ દિવસથી જીલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

આ તકે દીક્ષાંત પ્રવચન આપતા રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવાની હિમાયત કરી હતી શ્રી દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તનની આવશ્યકતા ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દેશની દિશા અને દશા બદલવામા અગ્રીમ ભૂમિકા ભજવી શકે છે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓએ મેળવેલા વિદ્યા કૌશલ્યના લાભ સર્વજનોને મળે તે માટે વિદ્યાર્થીઓને પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો